આ યુધ્ધ વિમાનોને સત્તાવાર રીતે સેનામાં સામેલ કરવામાં આવશે અને હરિયાણાના અંબાલામાં ભારતીય વાયુ સેનાના કાફ્લામાં વિધિવત રીતે જોડાશે ફેન્ય ઉડ્ડયન કંપની દસોલ્ટ વ્રારા તૈયાર કરાયેલા યુ ધ્ધ વિમાનો દક્ષિણ ફાન્સના બોર્ડેક્સના હવાઈ મથકથી ઉપડયા હતા રાફેલ વિમાન ફાન્સથી ભારત સુ ધીના સાત ફજાર કિલોમીટરના અંતરને આવરી લેવાની ક્ષમતા ધરાવે છે સંયુક્ત આરબ અમીરાતમાં ઈંધણ પુરાવીને તે આવતીકાલે ભારત પર્જોચશે

આ પાર્સલના બીજા દિવસે ડિલેવરી કરાશે એમ એમ પી

શિક્ષણ વિભાગ મેદાન રાજયમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર મુજબ રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓને રમત રમવાનું મેદન્ન જરૂરી છે

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારએ આપેલી વિગતો પ્રમાણે નિયામકના પરિપત્ર મુજબ આરટીઈ એક્ટ હેઠળ તાલુકા પ્રાથમિક શિક્ષણાધીકારી સીઆર સી અને બી આર સી

નહેરૂ યુ વા કેન્દ્રની કચેરી ભુકંપગ્રસ્ત બિલ્ડીંગમાં હોવાથી મુલાકાતીઓ અને કર્મ્યારીઓ માટે જોખમગ્રસ્ત બનતા કલેક્ટરની સુ ચનાથી પી ડબલ્યુ ડીએ નહેરૂ યુ વા કેન્દ્રને સરકારી બહુમાળી ભવનમાં ઓફિસ ફાળવી છે તેથી તમામ યુ વક઼મહિલાઓ અને સામજીક સેવામાં કાર્યરત લોકોએ હવેથી બહુમાળી ભવન ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે આરતી ભદ્દ એસ